હરિયાણા ભાજપ વિધાનસભા પક્ષના નવા નેતાની ચૂંટણી માટે આવતીકાલે ચંડીગઢમાં બેઠક મળશે અને બાદમાં સરકાર રચવાનો દાવો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં તાલુકા વિકાસ પરિષદની

કાશ્મીર ખરેખર તો ત્રાસવાદીઓના નિયંત્રણ હેઠળ છે મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અંગેની અરજી અંગે સર્વોચ્ય અદાલતે કેન્દ્ નો પ્રતિભાવ માંગ્યો વાવાઝોડા ક્યારના કારણે મુંબઈ અને કોંકણ આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ ગાંધીનગર ગુજરાતનો સૌપ્રથમ કેરોસિન મુક્ત જિલ્લો બન્યો

નવીદિલ્ઠીમાં પક્ષના પ્રભારી અનિલ જૈને જણાવ્યું કે બેઠક બાદ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરાશે તેમણે કહ્યું કે બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકો તરીકે સુશ્રી નિર્મલા સીતારમણ ને અરૂણસિંહ હાજર રહેશે

નવી દિલ્ફીમાં ભાજપ નેતાગીરી સાથેની બેઠક પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું બાદ શ્રી ખદરે ભાજપના કાર્યકારી પ્રમુખ જે પી નફા અને અન્ય સાથે બેઠક યોજી હતી અને સરકાર રચવા અંગે ચર્ચા કરી હતી

અમારા ચંદીગઢના સંવાદદાતા જણાવે છે કે ચાર અપક્ષ તતા હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંડાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે

તેમના પુત્ર દીપેન્દર હડાએ જણાવ્યું કે ભાજપને ટેકો આપી રહેલા અપક્ષ ધારાસભ્યો મતદાતાઓનો વિશ્વાસ ભંગ કરી રહ્યા છે અને તેમને કોઈ માફ નહીં કરે કોંગ્રેસના નેતાઓની બેઠક પણ પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મળી હતી અને મહારાષ્ટ્ર તથા હરિયાણાનાં પરિણામો અંગે ચર્ચા કરી હતી દરમિયાન જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક નવી દિલ્ફીમાં મળી હતી અને નેતા પદે દુષ્યંત ચૌટાલાની વરણી કરી છે આ અગાઉ પક્ષના નેતા સરદાર નિશાંતસિંહે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમને નિમંત્રણ આપ્યું છે અને યૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે

નવીદિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે યુવાનોના તથા વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે જે કામ કરશે તેને ટેકો આપીશું તેમણે કહ્યું કે સરકાર રચના માટે કોઇપણ પક્ષ સાથે ચર્ચા થઇ નથી પક્ષની રાષ્ટ્રીય કારોબારી છે તેનું વલણ નક્કી કરે પછી કોઇપણ પક્ષ સાથે ચર્ચા કરાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શાંતિપૂર્વક મતદાન પટું થયું તે લોકોનો લોકશાહીમાં વિશ્વાસ દર્શાવે છે પ્રધાનમંત્રીએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં છે તેમણે કહ્યું કે સમગ્ર કાશ્મીરમાં નૂતન પ્રભાતનો ઉદય થયો છે અને યુવા નેતૃત્વ આગળ આવ્યું છે જે રાષ્ટ્રીય પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે

તેમણે આશા દર્શાવી કે જમ્મુ કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોનો વિકાસ વધશે તેમણે આજે શ્રીનગરમાં ચૂંટાયેલા પ્રમુખો સાથે બેઠક કરી હતી અને તેમાં જણાવ્યું કે યૂંટણી યોજાતાં હવે કેન્દ્ર દ્વારા ખાસ અનુદાન અપાશે અને તેથી ગ્રામીણ વિસ્તારોમાં વિકાસલક્ષી પ્રવૃત્તિને વેગ મળશે

તેમાં લદ્દાખના આયુર્વેદ તબીબો સોવા રીગપા હાજર રહ્યા હતા

મુખ્ય ન્યાયાધીશના વડપણ હેઠળની ખંડપીઠે કાયદા મંત્રાલયને તથા લધુમત્તિ બાબતોના મંત્રાલયને નોટિસ પાઠવી છે યાસ્મીન ઝ્રબેર અહેમદ પીરઝાદાએ કરેલી આ અરજીમાં સરકારી તંત્ર તથા મુસ્લિમ સંગઠનોને આદેશ આપવા માંગણી કરી છે અને મુસ્લિમ મહિલાઓનો મસ્જિદમાં પ્રવેશ પ્રતિબંધ માનવ અધિકારનો ભંગ ગણાવ્યું છે

તેમણે ભગવાન બુધ્ધ સાથે સંકળાયેલા સ્થળોની પ્રવાસન કડી ઊભી કરવા અનુરોધ કર્યો અને તે દ્વારા બૌધ્ધ આદર્શો સાથે યુવાનોને જોડવા જણાવ્યું હતું